પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઓડિશામાં આઇ

સંબલપુરના કાયમી પરિસરનૌ શિલાન્યાસ કર્યો આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું કે આજના સ્ટાર્ટ અપ આવતીકાલની બહુરાષ્ટ્રીય કેપેનીઓ છે તેમણે કહ્યું કે આત્મનિર્ભર અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવામાં મેનેજમેન્ટ નિષ્ણાતો મહત્ત્વપૂ ર્જા ભુમિકા ભજવી શકે છે શ્રી મોદીએ કહ્યું કે બ્રાન્ડ ઈન્ડિયાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સ્ટાર્ટ અપને એવા પ્રતિભાશાળી મેનેજમેન્ટ નિષ્ણાતોની આવશ્યકતા છે જેઓ સમયની સાથે નહીં પણ સમયથી આગળ યાલે આશુ તોષ અંતાણી કેન્દ્રીય મંત્રીઃ રસીઃ દેશમાં કોવિડની રસી મફત અપાશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌને કોવિડની રસી મફત આપવામાં આવશે ડોક્ટર ફર્ષવર્ધને એક ટિ્વટ સંદેશમાં જણાવ્યું કે કોવિડ રસીકરણના પ્રથમ તબક્કામાં પ્રાથમિકતાના આધારે દેશભરમાં મફત વેક્સિન ઉપલબ્ધ કરાવાશે પ્રથમ તબક્કમાં એક કરોડ આરોગ્યકર્મીઓ તથા બે કરોડ ફ્રન્ટલાઈન કાર્યકરોને રસી અપાશે

સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે શ્રી પટેલે ઉમેર્યું કે રસી આપવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સુ સજ્જ્છે

ગાંધીધામ શહેરી વિસ્તારમાં પાંચ કેસ નોંધાયા હતા